કેન્દ્રીય ચૂંટણી પંચની સંપૂર્ણ ટીમ તામીલનાડુમાં આગામી વિધાનસભા યૂંટણીઓની તૈયારીઓની સમીક્ષા માટે આજે ચેન્નઇમાં રાજકીય પ્રતિનિધિઓ અને અધિકારીઓની મુલાકાત લેશે

ક્રૃષિ કાયદા તથા ખેડુત આંદોલન મુદૃે અઠવાડીયાની યાલી રહેલા વિરોધ શોરબકોર બાદ ગઇકાલે લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન અંગે આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો પ્રારંભ થયો છે કૃષિ અને ખેડત કલ્યાણ રાજયમંત્રી કૈલાશ ચૌધરીએ ચર્ચામાં ભાગ લેતાં કહયું કે સરકારે દેશમાં કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અનેક ઉપાયો કર્યા છે સરકારે લધુતમ ટેકાના ભાવોમાં વધારો કર્યો છે અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ નાણાંકીય સહાય આપી છે આ પહેલા નેશનલ કોંગ્રેસના નેતા ડોકટર ફારૂખ અબ્દુલ્લાએ સરકારને મતભેદો દુર કરી ખેડુત મામલે સમાધાન કરવા અપીલ કરી તેમણે તમામ લોકોને ઝડપથી કોવિડની રસી મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું

વિકાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશ્વ સાતત્યપૂર્ણ વિકાસ પરિષદમાં સંબોધન કરશે સૌ માટે સલામત અને સંરક્ષિત પર્યાવરણ વિષય વસ્તુ પર આધારિત વિશ્વ સાતત્યપૂર્ણ વિકાસ પરિષદની ત્રણ દિવસની પરિષદ ઓનલાઇન માધ્યમથી યોજાશે આ પરીષદમાં ગુપાના રાષ્ટ્રપતિ ડો મોહમદ અલી પાપુઆ ન્યુ ગીનીના પ્રધાનમંત્રી જેમ્સ મારાપે માલદીવની પીપલ્સ તા

પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર પણ બેઠકમાં ભાગ લેશે અમિત શાહ્ કેન્દ્રીય ગુહ્મંત્રી અમિતશાહે હૈયાધારણ આપી છે કે ચમોલીમાં થયેલા હિમસ્ખલનથી અસરગ્રસ્ત લોકોને કેન્દ્ર દ્વારા રાહત અને પુનઃવસન માટેનાં બધા જ પ્રયાસ ચાલુ છે લોકસભામાં ઉત્તરાખંડ ક્રદરતી આફત અંગે આપેલા પોતાનાં વકતવ્યમાં શ્રી શાહે કહ્યું કે લાપતાં થયેલાં લોકોની શોધખોળ માટેનાં સંભવિત બધા જ પ્રયાસ યાલુ છે કેન્દ્ર સરકાર સમગ્ર સ્થિતીની દેખરેખ કરે છિ

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે ગઇકાલે યમોલી જિલ્લામાં પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું તેઓ અસરગ્રસ્તોને અને ઇજા પામેલા લોકોને જોશીમઠ ખાતેની હોસ્પિટલમાં મળ્યા હતા અને શક્ય તમામ સહાયની ખાતરી આપી હતી

અત્યારસુધી ટનલમાં ફસાયેલી બાર વ્યક્તિઓને બચાવી લેવાઇ છે

નાણાં તથા કોર્પોરેટ બાબતોના રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યસભાના લેખિત ઉત્તરમાં આ જાણકારી આપી હતી ઉલ્લેખનીય છે કે ખેડૂતોને ખેતી સંબંધિત કાર્યો માટે ઘિરાણ ઉપલબ્ધ કરાવવા સરકારે કિસાન ક્રેડીટ કાર્ડ યોજના શરૂ કરી છે જેનાથી ખેડૂતો બિયારણ ખાતર અને જંતુનાશક જેવી સામગ્રીઓ ખરીદી શકે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

વધુ સમાયાર કોરોના અંગેના આ સંદેશ બાદ

મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા અને ચૂંટણી કમિશનરો સુશીલ ચંદ્ર રાજીવકુમાર તથા ચૂંટણી આયોગના મહાસચિવ ઉમેશ સિન્હાની બે દિવસીય ચેન્નાઇ યાત્રાનો આજે પ્રારંભ થયો છે અમારા સંવાદદાતા જણાવે છે કે ચૂંટણી પંચના અધિકારીઓ રાજકીય દળોના પ્રતિનિધિ પોલીસ અધિકારીઓ જિલ્લા યૂંટણી અધિકારીઓ તથા જિલ્લા પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી તૈયારીઓની સમીક્ષા કરશે આવતીકાલે ચૂંટણી પંચ રાજ્યના મુખ્ય સચિવ તથા અન્ય વિભાગોના સચિવો વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરશે

વિશ્વ આરોગ્ય સંસ્થાના નિષ્ણાંતોની ટીમે કહ્યું કે કોરોના વાયરસ કોઈ રોગવાહક પ્રજાતિ દ્વારા માણસમાં ફેલાયો છે વિશ્વ આરોગ્ય સંગઠન દળનું નેતૃત્વ કરી રહેલા પીટર બેન એમ્બારેડે મીડીયાને જાણકારી આપતા કહ્યું કે પ્રાથમિક તપાસમાં માનવ શરીરમાં કોરોનાનું સંક્રમણ કોઈ રોગવાહક પ્રજાતિના માધ્યમથી ફેલાયું હોવાની સંભાવના દેખાઈ રહી છે અને આને માટે વધુ સંશોધન અને અભ્યાસની જરૂર છિ એક મહિનાથી વુહાનમાં રહી તપાસ કરી રહેલા આ દળે કહ્યું છે કે તપાસ દરમિયાન કેટલાંક નવા તત્થી માલૂમ પડ્યા છે પરંતુ એનાથી કોરોના સંક્રમણ ફેલાવા અંગેની બાબતમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં

ડેમોક્રેટ્સને આશા છે કે ટ્રમ્પને ફરી ક્વારે કોઈ પણ સાર્વજનિક હોદ્દાને મેળવવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવશે અને ગઇકાલે રાત્રીના ઘટનાક્રમમાં એવું લાગી રહ્યું છે કે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે તેમ છે ટ્રમ્પ અમેરિકાના ઇતિહાસમાં એવા પ્રથમ રાષ્ટ્રપતિ છે કે જેમને બે વખત મહાભિયોગનો સામનો કરવો પડી રહ્યો છે અમેરિકામાં મહાભિયોગનો આ ચોથો અને કોઈ પૂર્વ રાષ્ટ્રપતિ પર મહાભિયોગનો પ્રથમ બનાવ છે ટ્રમ્પ પર અસુરક્ષાની સાથે વિદ્રોહને ભડકાવાનો આરોપ લગાવવામાં આવ્યો છે

આ હિંસામાં એક પોલીસ અધિકારીનું મોત નિપજ્યું હતું